પ્રતાપચંદ્ર સારંગીએ પણ રાજયમંત્રીનો હવાલો સંભાળ્યો

સી સી ક્રિકેટ વિશ્વકપ સ્પર્ધામાં શ્રીલંકા અને અફધાનિસ્તાન વચ્ચે કાર્ડિફ ખાતે આજે મુકાબલો થશે ભારતનો સો પ્રથમ મુકાબલો આવતીકાલે દક્ષિણ આફિકા સાથે થશે

તેમણે ગઇકાલે પક્ષના કાર્યકર્તાઓને મત જીતવા માટે ગઠબંધન ઉપર આધારિત નહી રહેતા પક્ષના સંગઠનમાં સુધારો કરવા જણાવ્યું હતું

મંત્રાલયે લોકોને ઘરની અંદર અને શેડ વાળી જગ્યાઓએ રહેવા તથા બહાર નીકળતી વખતે કોટનના ઢીબા અને હલ્કા રંગના વસ્ત્રો પહેરવાની સલાહ આપી છે આ સાથે લોકોને વારંવાર પાણીની સાથે લસ્સી લીંબુ પાણી જ્યુશ પીવાની પણ સલાહ આપવામાં આવી છે

હાલમાં ઉત્તરપ્રદેશ રાજસ્થાન વિદર્ભ મધ્યપ્રદેશ અને દિલ્હીમાં તીવ્ર ગરમી પડી રહી છે

હૈદરાબાદના કેટલાક વિસ્તારો અને તેલંગણામાં પણ ગઇસાંજે વરસાદ થયો હતો

વિદેશમાં કથિત રીતે ગેરકાયદેસર મિલકતોની ખરીદી અને તેની સાથે જોડાયેલા મની લોન્ડિંગ કેસના સંદર્ભમાં તેમને બોલાવવામાં આવ્યા હતા

વાડ્રા અગાઉ પણ નિદેશાલય સમક્ષ હાજર રહ્યા હતા ઉપરાંત રાજસ્થાનના બિકાનેર ખાતે જમીન ફાળવણી દરમ્યાન થયેલી કથિત અનિયમિતતા સંબંધિત અન્ય એક ફોજદારી મની લોન્ડરીંગ કેસમાં પણ તેઓ હાજર રહ્યા હતા

રાજય આરોગ્યમંત્રી કે

શૈલજાએ કહ્યું હતું કે પૂણેની નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ વીરોલોજીમાં કરાયેલી તેના લોહીની તપાસમાં આ વાતને સમર્થન મળ્યું છે વિદ્યાર્થીને કોચીની હોસ્પિટલમાં સારવાર અપાઇ રહી છે કેન્દ્રએ નિપા વાયરસનો ફેલાવાને અટકાવવા માટે છ સભ્યોની ટીમ કેરળ મોકલી છે નવી દીલ્લી ખાતે પત્રકારો સાથે વાત કરતાં આરોગ્યમંત્રી ડૉ હર્ષવર્ધને જણાવ્યું હતું કે તેમણે કેરળના આરોગ્યમંત્રી સાથે વાત કરી છે અને કેન્દ્ર તરફથી તમામ સહાયની ખાતરી આપી છે

તે જીવલેણ એન્સેફલાઇટીસ અને શ્વાસની બિમારી સાથે સંકળાયેલો છે આ રોગ સામેના પ્રતિરક્ષણ માટે હજુ સુધી કોઇ રસી પ્રાપ્ય નથી

શ્રી જાવડેકરે ઉમેર્યું હતું કે દૂરદર્શનની વિશ્વાસનિયતા છેલ્લા પ વર્ષમાં વધી છે માહીતી અને પ્રસારણ મંત્રાલયના સચિવે અમિત ખરેએ જણાવ્યું હતું કે આકાશવાણી અને દૂરદર્શનની વિશ્વસનીયતા બીજી ચેનલો કરતાં ઘણી વધારે છે

એન

પ્રતાપ ચંદ્ર સારંગીએ પણ તેમનો રાજ્યમંત્રીનો હવાલો સંભાળી લીધો છે

નારાયણસ્વામીને નોટીસ પાઠવી છે મદ્રાસની વડી અદાલતે તાજેતરમાં આપેલા ચૂકાદામાં જણાવ્યું હતું કે લેફટનંટ ગવર્નર કિરણ બેદી પુડુચેરીમાં ચૂંટાયેલી સરકારના રોજિંદા કામકાજમાં હસ્તક્ષેપ નહીં કરી શકે ન્યાયાધિશ ઇન્દ્ર મલ્હોત્રા અને એમ

અદાલતે કેન્દ્ર સરકાર અને કિરણ બેદી દ્વારા દાખલ કરેલી અરજી પર સુનાવણી હાથ ધરી હતી કેન્દ્ર સરકાર અને કિરણ બેદીએ પૂડુચેરીમાં વડી અદાલતના ચૂકાદા પહેલાની સ્થિતિ પુનઃસ્થાપિત કરવા અદાલતમાં અરજી કરી હતી

સમિતિએ ગઇકાલે આ અંગે કેન્દ્ર સરકારને જાણ કરતાં જણાવ્યું કે જાહેર જનતા દ્વારા મેળવેલા સૂચનો બાદ રજૂ કરાયેલા ખરડામાં કેટલીક ખામીઓ રહી ગઇ હતી

શ્રી જયશંકરે જણાવ્યું હતું કે સરકાર તમામ ભારતીય ભાષાઓને પ્રોત્સાહન આપશે

ઉપલબ્ધ ભાષાઓની પસંદગી રાજ્ય બોર્ડ પર છોડી દેવામાં આવી છે

આ પહેલા શિક્ષણ સચિવ શ્રી આર સુબ્રમણ્યમે ગત શનિવારે સ્પષ્ટ કર્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંગે અંતિમ નિર્ણય લેવાનું બાકી છે અને શૈક્ષણિક સંસ્થાઓને કોઈપણ ભાષા ફરજિયાત કરવામાં આવશે નહીં તેમણે જણાવ્યું હતું કે નાગરિકો તેમજ રાજ્ય સરકાર પાસેથી ચર્ચા વિચારણા કર્યા બાદ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ નક્કી કરાશે

જેમાં શુલ્ક દર દૂર કરવા સતત મળે તેવી આર

ટી

રિઝર્વ બેંક દ્વારા નિમાયેલી સમીતીએ ગયા મહિને રાજ્યપાલ શક્તિકાંત દાસને ડીઝીટલ ચૂકવણીને પ્રોત્સાહન આપવા કેટલાક સૂચનો સુપરત કર્યા હતા અન્ય ભલામણોમાં ગ્રાહકો દ્વારા સરકારી એજન્સીઓને નાણાં ચૂકવતી વખતે કોઇ સુવિધા ફી નહિ આપવી જોઇએ તેનો સમાવેશ થાય છે ઉપરાંત ચૂકવણી સંબંધિત કોઇ ફરિયાદનો નિકાલ કરવા માટે મશીન આધારીત ઓનલાઇન ફરિયાદ નિવારણ પધ્ધતિનો ઉપયોગ કરવો જોઇએ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની સમિતિ દ્વારા બહાર પાડેલા એક અહેવાલમાં જણાવાયું છે કે આર બી

અને સરકારે ડીઝીટલ ચુકવણી પધ્ધતિની દેખરેખ રાખવા માટે યોગ્ય વ્યવસ્થા ગોઠવવી જોઇએ

સી સી ક્રિકેટ વિશ્વકપ સ્પર્ધામાં શ્રીલંકા અને અફધાનિસ્તા વચ્ચે આજે બપોરે કાર્ડિફ ખાતે મુકાબલો થશે ભારતીય સમય પ્રમાણે બપોરે ત્રણ વાગ્યે રમત શરૂ થશે

ભારતનો સૌ પ્રથમ મુકાબલો આવતીકાલે દક્ષિણ આફિકા સાથે થશે પ્રસાર ભારતીના મુખ્ય કાર્યકારી અધિકારી શશી શેખર વેમ્પતીએ જણાવ્યું હતું કે આકાશવાણી પર આવતીકાલથી દરરોજ વિશ્વકપના રમતોનો આંખે દેખ્યો અહેવાલ આપવામાં આવશે એક ટ્વીટ સંદેશામાં શ્રી વેમ્પતીએ જણાવ્યું હતું કે આકાશવાણી પર પ્રસારીત થતો રમતોનો આંખે દેખ્યો અહેવાલ સો પ્રથમ વાર ઇન્ટરનેટ સ્ટ્રીમીગ દ્વારા ઉપલબ્ધ કરાશે